પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે કેન્દ્ર સરકારના જળજીવન મિશન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં

રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના નવા સાત સો થી વધારે કેસ

ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલી ચાર બોટમાં સવાર ચોવીસ માછીમારોનું પાકિસ્તાન મરીને અપહરણ કરી બંધક બનાવ્યા છે ઉત્તરાખંડના દહેરાદુન ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજી સ્પર્ધામાં ગુજરાતની અમિતા રાઠવાએ રજતયંદ્રક મેળવ્યો છે

આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે

કેન્દ્રિય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલી બેઠકમાં શ્રી શેખાવતે કહ્યું કે ગ્રામીણ વિસ્તારના સાત કરોડથી વધુ પરિવારોને ઘરમાં નળ દ્વારા ગુણવત્તાયુક્ત પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે આ વર્ષે પાણીના વધુ ત્રણ કરોડ જોડાણો આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે આ પ્રસંગે શ્રી શેખાવતે જળજીવન મિશન પાણી ગુણવત્તા વ્યવસ્થાપન માહિતી પદ્ધતિનો શુભારંભ કરાવ્યો હતો તેમણે કહ્યું કે ગુણવત્તાયુક્ત પાણી પુરવઠા અંગેની આ માહિતી પદ્ધતિના લીધે પાણીની ગુણવત્તા સુનિશ્ચિત થશે

રાજ્યમાં હાલ ચાર હજાર બસો એકટીવ કેસ છે જેમાંથી ત્રેપન વેન્ટીલેટર પર છે જ્યારે ચાર હજાર એકસો સુડતાલીસની સ્થિતિ સ્થિર છે ગઇકાલે બે દર્દીઓના મોત નીપજતાં કોરોનાથી થયેલ મૃત્યુનો કુલ આંક ચાર હજાર યારસો બાવીસ થયો છે દરમિયાન રાજ્યમાં રસીકરણ અભિયાન પણ સધન બનાવવામાં આવી રહ્યું છે

દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વધી રહેલા કોરોના કેસોના સંદર્ભમાં કોર કમિટીની બેઠકમાં ઉચ્ચ સ્તરીય ચર્ચા હાથ ધરી રોગ નિયંત્રણ તાત્કાલિક ઉપાયો તેમજ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓની સારવાર વ્યવસ્થાઓ હોસ્પિટલ પથારી વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપ્યુ હતું મુખ્યમંત્રીએ સુરત રાજકોટ વડોદરા અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરો સાથે આ બેઠક દરમિયાન વિડિયો કોન્ફરન્સ યોજીને સંબંધિત શહેરોની સ્થિતિની વિગતો મેળવી હતી

પાટણ જિલ્લા કલેકટરએ ગઇકાલે સમી તેમજ હારીજ એપીએમસી ખાતે ખરીદ કેન્દ્રોની રૂબરૂ મુલાકાત લઇ અને ખરીદ પ્રક્રિયા નિહાળી માર્ગદર્શન આપ્યું હતું તેઓએ ખેડૂતોને ખરીદ પ્રક્રિયામાં કોઇ મુશ્કેલી ન અનુભવાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂચન કર્યું હતું

માછીમાર અગ્રણી મનીષ લોઢારીએ જણાવ્યું હતું કે ભારતીય બોટ અલ ઇમદાદ અને અલ રુખસાર આ બે બોટ ઓખાની છે જ્યારે અન્ય બે બોટ પોરબંદરની છે

આ જાહેર પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તથા ઉમેદવારો શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે

પરીક્ષા દરમ્યાન કોરોના અંગેની તાજેતરની ગાઇડલાઈનનું યુસ્તપણે પાલન કરવા પણ જણાવાયું છે

તાજેતરમાં દહેરાદ્રન ખાતે યોજાયેલી રાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધાની જૂનિયર કેટેગરીમાં ઓગણત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગામની અમિતા રાઠવાએ સ્પર્ધાના પ્રથમ દિવસે ઇન્ડિયન રાઉન્ડમાં રજત ચંદ્રક જીતી લીધો હતો

સુભાષનગર મિયાની માંગરોળ વેરાવળ નવી બંદર જાફરાબાદ અને નવા બંદર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓ પોલીસા તથા માછીમારો સાથે સંકલન સાધીને કાર્યક્રમો કરાયા હતા જેમાં તટરક્ષક દળના જવાનોએ માછીમારોને લાઇફ જેકેટ લાઇફ રાફટ ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સપોન્ડર્સ અંગે માહિતી આપી હતી આ સંવાદ સત્રમાં તટરક્ષકદળના પ્રતિનિધિઓએ અનેકતામાં એકતા વિષય ઉપર પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા

આ મેચ આજે સાંજના સાત વાગે શરુ થશે

આજ સમયગાળામાં લઘુત્તમ તાપમાન ઘણી જગ્યાએ સામાન્ય અને સામાન્ય કરતા સહેજ ઓછુ નોંધાયું છે